હિમાચલ પ્રદેશ રાજસ્થાન કેરાલા અને અન્ય કેટલાંક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ કેન્દ્ર એ આ મુજબ જણાવ્યું છે કેન્દ્રએ ચેતવણી આપી છે આ બર્ડ ફ્લૂ માનવી તથા અન્ય પાલતુ પશુ પક્ષીઓમાં ફેલાઈ શકે છે પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સચિવોને લખેલા પત્રમાં આ બિમારીના લક્ષણો ઓળખવા પક્ષીઓ પર નિરીક્ષણ રાખવા જણાવ્યું છે

આ ટુકડીઓમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થા યંડીગઢની આરોગ્ય સંસ્થા નવી દિલ્ફીની રામમનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડીંગ મેડીકલ કોલેજના તજજોનો સમાવેશ થાય છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હજી સુધી બર્ડફ્લૂનો ચેપ માણસોમાં લાગ્યો હોવાનો કેસ મળ્યો નથી સરકારે કેરળમાં આ રોગયાળાને કાબૂમાં લેવા ઉચ્ય સ્તરીય ટીમ તહેનાત કરી છે જે રાજ્યના આરોગ્ય વિભાગને માર્ગદર્શન આપશે

પશુપાલન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મૃત્યુ પામેલા પક્ષીઓના નમૂના લઇ બર્ડફ્લ્ છે કે કેમ તેની ચકાસણી કરવાની સૂચના આપી છે

પશુપાલન વિભાગે બર્ડફ્લુ માટેની સાવધાની રાખવાના સૂચનો બહાર પાડ્યા છે દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ રોગ માટે તત્કાળ બેઠક બોલાવી હતી અને આખા રાજ્યમાં કેન્દ્ર સરકારના નિથમો અનુસાર મરધા ઉછેર કેન્દ્રમાંથી નમૂના એકત્રીત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ત્રણ જીલ્લામાં બર્ડફ્લ્ વાયરસ મળી આવ્યાના સમાચાર છે

હરિ યાણા બર્ડફલૂ હરિથાણાના પંચકુલા જીલ્લામાં શંકાસ્પદ બર્ડફ્લૂના કેસ સામે આવ્યા બાદ રાજ્યના પશુપાલન વિભાગે મરઘા બતકા ઉત્પાદકોને સૂચના આપી છે

આરોગ્ય સચીવે કહ્યું કે રસી ઉત્પાદકો દ્વારા સ્ટોરેજ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે

ડોકટર હર્ષવર્ધન દેશના વૃધ્ધોની એકંદરે સ્થિતી વિશેનો અહેવાલ આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આજે ઓનલાઇન પ્રકાશિત કર્યો દેશની વયોવૃધ્ય વસ્તીના આરોગ્ય આર્થિક અને સામાજીક સ્થિતિ વ્યક્ત કરતો અને તેની પારિણામિક અસરોનો આ રાષ્ટ્રવ્યાપી સર્વે છે

મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ અહેવાલ વૃધ્ધો માટેના કાર્યક્રમો અને નીતિઓ ઘડવામાં રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે આધાર પૂરો પાડશે તેમણે વૃધ્ધોને શ્રેષ્ઠ તબીબી સેવા પૂરી પાડવાની સરકારની ખાતરી વ્યક્ત કરી હતી

હાલ એક વરસ પૂરતો કરાર કરાયો છે જે દર વર્ષે ફરી કરવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અર્ધલશ્કરી દળોને આપેલી સૂચના પછી આ સમજૂતી કરાર થયો છે ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબના કારીગરો દ્વારા આ સુતરાઉ શેતરંજીઓ વણવામાં આવશે કેવીઆઇસીના અધ્યક્ષ વી કે

ભારત ફાંસ ભારત અને ફાંસ વચ્ચે આવતીકાલે નવી દિલ્ફીમાં વાર્ષિક વ્યૂહાત્મક વાટાઘાટો યોજાશે ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે જ્યારે ફ્રાંસના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ફ્રાંસના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમાન્યૂએલ બોન કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંન્ને પક્ષો અનેક દ્વિપક્ષી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે શ્રી બોન ભારતના અન્ય નેતાઓ સાથે પણ બેઠક યોજશે ભારત અને ફાંસ વચ્ચે છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પેરીસ ખાતે આવી વ્યૂહાત્મક વાટાઘાટો થઇ હતી

બિહારમાં ખાલી પડેલી બે બેઠક પૈકી એક શૃશીલ કુમાર મોદીના રાજીનામાંને કારણે છે જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે અને અન્ય એક બેઠક વિનોદ નારાયણ ઝા ની રાજ્ય વિધાનસભા યૂંટણીમાં જીત થવાથી ખાલી પડેલ છે

પંચે ત્રણે વિધાન પરિષદની પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે

યૂંટણી પંચે મતદાન સત્ર દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન કરવા નિર્દેશ કર્યો હતો રાજ્યસભાની જેમ જ તે રાજ્યના ધારસભ્યો દ્વારા વિધાન પરિષદના સભ્યો યૂંટવામાં આવે છે બદાયું દુષ્કર્મ ઉત્તર પ્રદેશના બદાયુમાં દુષ્કર્મ અને હત્યા કેસની તપાસમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી આદિત્યનાથે ખાસ કાર્યદળ એસટીએફને આદેશ કર્યો છે તેમણે બરેલીના અધિક પોલીસ મહાનિદેશકને આ બનાવનો વિગતવાર અહેવાલ આપવા કહ્યું છે

ક્કિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે આવતીકાલે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે રોહિત શર્માનો સમાવેશ કર્યો છે

રોહિત ઉપરાંત નવોદિત નવદીપ સૈની તેની પહેલી મેચ રમશે પહેલી બે ટેસ્ટ મેચ પૈકી બંન્ને દેશ એક એક મેચ જીત્યા હોવાથી ત્રીજી ટેસ્ટ મેચ મહત્વની બની રહેશે ભારત વતી મયંક અગ્રવાલ સારો દેખાવ કરી શક્યો નહીં હોવાથી તેના સ્થાને રોહિત શર્માનો સમાવેશ કરાયો છે જ્યારે ઘાયલ ઉમેશ યાદવનાં સ્થાને સૈનીને લેવાયો છે પગનો સ્નાયુ ખેંચાઇ જવાથી ઉમેશ યાદવ બાકીની બંન્ને મેચમાં રમી નહીં શકે